પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે

નોન કન્ટેનમેન્ટ વિસ્તારોમાં ટેકસી કેબ ચલાવવાની તથા અમદાવાદ અને સુરત સિવાય રીક્ષા ચલાવવાની શરતી મંજુરી અપાઇ છે સમગ્ર રાજ્યમાં અમદાવાદ સિવાય એસ ટી બસ સેવા આજથી શરૂ કરાશે

મુખ્યમંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાજ્યમાં પરિસ્થિતિની સતત સમીક્ષા કરાશે અને કન્ટેનમેન્ટ ઝોનની યાદીમાં કેસોની સંખ્યાના આધારે ફેરફાર કરાશે

કૃષિ મંત્રી આર

ફળદુએ રાજ્ય સરકાર દ્વારા અપાયેલી માર્ગદર્શિકાને આવકારતા જણાવ્યું હતું કે કોરોનાના સંક્રમણને રોકવાની સાથે સાથે આર્થિક પ્રવૃત્તિઓને છૂટછાટ આપવાના રાજ્ય સરકારના આ પગલાથી જનજીવન પૂર્વવત બનશે રાજ્ય સરકારે લોકડાઉનના ચોથા તબક્કામાં આપેલી છૂટછાટોને આવકારતા ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાએ આ મુજબ જણાવ્યું હતું

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગઇકાલે નાગરિકોને ટીવી ચેનલો દ્વારા સંબોધતા આ મુજબ જણાવ્યું હતું

પ્રથમ તબક્કામાં અમદાવાદમાં અને ત્યારબાદ તબક્કાવાર રાજ્યમાં અન્ય સ્થળોએ માસ્કનું વાજબી ભાવે વેચાણ કરાશે મુખ્યમંત્રીએ કોરોના સામેની લડતમાં અત્યારસુધી બધા જ નાગરિકોએ આપેલા સહકાર તથા તબીબો પોલીસો જેવા અગ્રીમ હરોળના યોદ્ધાઓનો આભાર માન્યો હતો કોરોના સામેની લડત લાંબા સમય સુધી ચાલશે તેમ જણાવીને મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આપણે સફ સાથે મળીને અને માસ્ક તથા સ્વચ્છતાની સારી આદતો વડે કોરોનાને માત આપી શકીશું

જેમાં દાહોદ પંચમહાલ અરવલ્લી છોટા ઉદેપુર અને નવસારી જિલ્લામાં સૌથી વધુ કામો હાથ ધરાયા છે

આ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શનની બધી જ ચેનલો ઉપરથી પ્રસારિત કરાશે આ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો પાસેથી સૂચનો માગ્યા છે

રાજ્યપાલ રાજ્યપાલ આયાર્ય દેવવ્રતે કોરોના સામે લડવામાં રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ હોમીયોપથી તથા યોગ જેવી વૈકલ્પિક પદ્ધતિ ઉપર ભાર મુકવા અનુરોધ કર્યો છે ગઇકાલે ગાંધીનગરમાં રાજભવન ખાતે રાજ્યના મુખ્ય સચિવ અનીલ મુકીમ અને પોલીસ વડા સાથેની બેઠકમાં રાજ્યપાલે આ મુજબ અનુરોધ કર્યો હતો રાજ્યપાલે શ્રી અનીલ મુકીમ તથા શ્રી શિવાનંદ ઝા સાથે લોકડાઉનના યોથા તબક્કા દરમિયાન રાજ્ય સરકાર દ્વારા લેવાઇ રહેલા પગલાની સમીક્ષા કરી હતી

સીબીએસઇ એ તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા સમયે સામાજીક અંતર જાળવવા માસ્ક પહેરવા તથા સેનીટાઇઝર રાખવાનો નિર્દેશ આપ્યો છે બિમાર બાળકોને પરીક્ષા માટે ન મોકલવા જણાવ્યું છે

સુરત લક્ષ્મી સુરતના ભીમરાડ ગામના લોકો સાથે અંતિમ સમય વિતાવનાર મહાત્મા ગાંધીના પૌત્રવધુ ડો

જેમાં અમેરિકા ખાતે તેમની સંપત્તિ પણ શામેલ છે તેમણે એક વર્ષ પહેલા ડો શિવા એન્ડ કનુ રામદાસ મોહનદાસ ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ બનાવ્યું હતું ટ્રસ્ટ થકી બૌદ્ધિક પ્રખર અને ગરીબ બાળકોના શિક્ષણ માટે કાર્ય કરવાની તેમની છેલ્લી ઈચ્છા હતી

જેથી શિક્ષણનું મહત્વ સારી રીતે જાણતા હતા